પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

આ પરીષદમાં ભાગ લેવા માટે શ્રી મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આમંત્રણ અપાયું હતું

તેઓ ઇકોનોમીઝ ફોરમના સભ્યો છે અને આબોહવા પરિવર્તન માટે સંવેદનશીલ છે

તેમણે ચોખવટ કરી હતી કે પોતે કોરોના સંક્રમિત અગાઉ થઈ યૂકેલા હોવાથી તબીબી સલાહ પ્રમાણે વેક્સિન લેવામાં થોડું મોડુ કર્યું છે કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યુ હતું કે કોરોનાથી બચવા માટે વેકિસન જ એક માત્ર અમોધ શસ્ત્ર છે

પાટિલે કહ્યું છે કે દેવદર્શન માટે ના ધર્મસ્થળ હવે લોકસેવા માટે કોવિડ કેર સેન્ટર ખોલતા થયા તે પ્રસશસનીય છે

પ્લાજમા ડોનેશન કેમ્પની મુલાકાત લઈ તેમણે તમામ ડોનરને ધન્યવાદ આપ્યા હતા

યોગ સંગીત થેરપી અને આધ્યાત્મ વાંચન જેવી પ્રવૃતિ વડે કોવિડ દર્દીઓને માનસિક હળવાશ પ્રદાન કરવાના પ્રયોગની શ્રી પાટિલે પ્રસંશા કરી હતી

મુસ્લિમ બિરાદરો રોજો પૂરો થયા બાદ બહાર લટાર મારવા નિકળતા હોય છે તે દરમિયાન માસ્ક સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન નહીં થતા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હોવાથી આ બેઠક યોજવામાં આવી હતી લધુમતી સમાજના આગેવાનો એ કોરોના રોગયાળાની ગંભીરતાનો સ્વીકાર કરી સંક્રમણ ફેલાય નહીં તેનું ધ્યાન રાખવાની ખાતરી આ બેઠક માં આપી હતી રોજો ખોલવાની નમાજ બાદ વિવિધ વાનગીઓ ખરીદવા માટે બજારોમાં લોકો ભેગા થાય નહિં તેનું ધ્યાન રાખવાણી જવાબદારી પણ સ્થાનિક આગેવાનોએ સ્વીકારી છે

આ રાજ્યોમાં મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ દિલ્હી કર્ણાટક કેરળ છત્તીસગઢ મધ્યપ્રદેશ તમિળનાડ઼ ગુજરાત અને રાજસ્થાન છે

મંગળવારે જાહેર કરેલા પરિપત્ર મૂજબ બેંકોને કહેવાયું છે કે ગ્રાહકોને ખૂબ જરૂરી હોય તેવી સેવાઓ જ આપવામાં આવે

સાથે એવું પણ કહેવાયું છે કે ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રમાણમાં કેશ રાખવી અને ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ અંગે પ્રોત્સાહિત કરવા

નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરમાં વધતા કોરોના સંક્રમણને પગલે સાવચેતી માટે આજથી સવારે સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બપોરે બે વાગ્યા પછી બજારો સંપૂર્ણરીતે બંધ રહેશે

આર્ટસ કોલેજનાં એન

સી વિદ્યાર્થીઓ દ્વારા કોરોના રોગયાળા સામે સલામતીનાં ભાગરૂપે આજે સવારે અગિયાર વાગે શહેરમાં સર્જીકલ ત્રિપલ લેયર માસ્કનુ વિતરણ કરવામાં આવશે નવમી ગુજરાત બટાલીયન એન

ની આ કંપની દ્વારા સમાજ ઉપયોગી વિવિધ કામગીરીમાં એન

યોગદાન અંતર્ગત આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે ઉદેશથી માટીનાં કુંડાનું પણ વિતરણ કરવામાં આવશે અત્રે એ નોંધનીય છે કે માસ્ક તથા માટીનાં કુંડા વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં પોકેટ મનીમાંથી બચત કરીને ખરીદવામાં આવ્યા છે

કોલકતા નાઈટ રાઈડસ વતી વરૂણ ચક્રવર્તી સુનીલ નરેન અને આંક્રેરસેલે એક એક વિકેટ ઝડપી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સ વતી દીપક યહરે યાર વિકેટ અને લુંગી એનગીડીએ ત્રણ વિકેટ ઝડપી હતી